યાર વર્ષ દરમિયાન નીતિ પંચની સિધ્ધિઓ અંગે પત્રકાર પરિષદમાં શ્રી કાન્તે કહ્યું કે પોષણ અભિયાન માટે પંચ મદદરૂપ સેવાઓ શરુ કરી છે

સિંહે આ વર્ષના અંત સુધીમાં દરેક ઘરોમાં વીજળી પહોંચે તેવા લક્ષ્યને સિદ્ધ કરવા જુદી જુદી યોજનાઓમાં ફાળવાયેલા નાણાંનો ઉપયોગ કરવા દરેક રાજ્યોને જણાવ્યું છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઊર્જા રાજ્યમંત્રીઓના સંમેલનને સંબીધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે કેન્ક સરકારે સંકલિત ઊર્જા વિકાસ થોજના અને દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના સહિતની જુદી જુદી યોજનાઓમાં પૂરતાં નાણાં ફાળવ્યા છે તેમણે ફાળવેલ ફંડનો પૂરેપૂરો ઉપયોગ કરવા અપીલ કરી હતી

સી ડી એસ

ટન સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ટેક હોમ રાશનનું વિતરજ્ઞ ડબલ ફોર્ટીફાઇડ આયોડીન મીઠાનું વિતરણ આંગણવાડી બહેનો માટે આઇ સી

ઇસ્ટોક કાર્ડનું વિતરણ તથા પોષણ માટે બનાવેલ થીમેટીક કેલેન્ડરનું પણ વિમોચન કરાયું હતું

કચ્છને સૌ પ્રથમ અત્યાધુનિક સુવીધાથી સજ્જ ટ્રેન મળતા પાંચ જેટલા રાજ્યોના પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહેન આજે હવાઈ માર્ગે કંડલા હવાઈ મથકે આવી પર્હોચશે

વરસાદી માહોલના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે તાપી જિલ્લાના વ્યારામાં આજે એક ઇંચ વાલોડમાં દોઢ ઇંચ જ્યારે સોનગઢ અને ડોલવજ્ઞમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે

કોટડાસાંગાણીના રામોદ ગામે એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો ગોંડલ તાલુકા તથા શહેર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા